પ્રાદેશિક સમાચાર બ્કુલા પરમાર વાંચે છે

એસ સી

શૈક્ષણિક કારકિર્દીનો પહેલો ઉબરો ગણાતી આ પરીક્ષામાં સફળ રહેલા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન પાઠવ્યા છે

એક યોગાનુયોગ એવો રચાયો છે કે સૌથી વધુ અને સૌથી ઓછું પરિણામ ધરાવતા બંને કેન્દ્ર એક જ જિલ્લામાં રહ્યાં છે

ફરી એક વખત પરિણામમાં દિકરીઓ મેદાન મારી ગઇ છે

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે ચૂંટણી પરિણામ વિશે ચર્ચા કરતા શ્રી વાઘાણીએ દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય સ્તરે ભાજપની બેઠકો ગઇ ચૂંટણી કરતા પણ વધવાની છે કારણ કે પ્રધાનમંત્રી મોદીનો મુકાબલો કરી શકે તેવો એક પણ નેતા વિરોધપક્ષો પાસે છે જ નહીં ચૂંટણી પ્રચાર દરમ્યાન પ્રધાનમંત્રી મોદી સામે અપપ્રચાર કરવા બદલ કોંગ્રેસ માફી માંગે તેવી માંગણી પણ શ્રી વાઘાણીએ કરી છે

સુરેન્દ્રનગરથી બોટાદ વચ્ચેના રેલમાર્ગનું વિદ્યુતિકરણ કામ શરૂ થવાનું હોવાથી આ ફેરફાર કરાયો હોવાનું પશ્ચિમ રેલવેની યાદી જજ્ઞાવે છે વીજળીના તાર નાંખવાનું કામ પુરૂ થાય નહિં ત્યાં સુધી ભાવનગર ધ્રાંગધ્રા પેસેન્જર માત્ર બોટાદ સુધી દોડશે અને ત્યાંથી પાછી વળી જશે જ્યારે ક્રાંગધ્રા ભાવનગર રૂટ ઉપર આ પેસેન્જર ટ્રેન ધાંગધાથી સુરેન્દ્રનગર વચ્ચે દોડશે ભુજ ઇવીએમ ગોદામ કચ્ચ જિલ્લામાં ભુજ ખાતે મામલતદાર કચેરીના પાછળના ભાગે નવું ભવન બંધાઇ તૈયાર થયું છે જ્યાં ઇવીએમ તથા વીવીપેટ મશીન સહિતની મશીનરીને કાયમી ધોરણે સાચવવામાં આવશે ચૂંટણી પૂરી થયા બાદ મશીનને સાચવવાની સમસ્યાના ઉપાય તરીકે આવું ગોદામ તૈયાર કરાયું છે જ્યાં તમામ મશીનરીને આગામી ચૂંટણી સુધી સાચવી શકાય ચ્રંટણીપંચની માલિકી હેઠળ રહેનાર આ નવા ભવનને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ખૂલ્લું મૂક્યું છે દૂધ ભાવવધારો અમૂલ દૂધની છુટક વેચાણ કિંમતના પ્રતિ લીટર બે રૂપિયાનો ભાવવધારો આજથી અમલી બન્યો છે પરંતુ રાજ્યની કેટલીક ડેરીએ ત્રાહક ઉપર ભાવવધારો નાંખ્યા વગર પશુપાલકનું વળતર વધારી દેવાનો નિર્ણય કર્યો છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે મહેસાણાની દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન મોંઘજીભાઇ દેસાઇએ ભાવવધારાની ગુંજાયશ નકારી કાઢી છે તો બીજી બાજી પંચમહાલ ડેરીએ પણ ગઇકાલે યોજાયેલી વાર્ષિક સભામાં ભાવવધારો નહિં કરવા નિર્ણય કરેલો અલબત પશુપાલકને ઘાસચારાનો પડતર ખર્ચ ઉંચો ગયો હોવાથી ભાવવધારી અપાશે બહુચરાજી વિભાવરીબેન મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે પાણીની સમસ્યા નીવારવા યોજાયેલી બેઠકમાં પ્રભારીમંત્રી વિભાવરીબેન દવે હાજર રહ્યાં હતા અને મંજુર થઇ ગયેલા કામ સત્વરે શરૂ કરવા તંત્રને આદેશ કર્યો હતો

રાજકોટ ક્રિકેટ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી સૌરાષ્ટ્ર પ્રિમિયર લીગ ક્રિકેટ ્ટ્રનમિન્ટમાં આજે સાંજે કચ્છ વોરિયર્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે મુકાબલો થશે આજની મેચ એટલા માટે મહત્વની ગણાય છે કૈ આજે જીતેલી ટીમને ફાઈનલમાં સૌરાષ્ટ્ર લાયન સામે ટક્કર લેવાની થશે

પી એલ ની ફાઇનલ મેચ આવતીકાલે બાવીસમી તારીખે યોજાઇ છે ઝાલાવાડ રોયલ્સના કેપ્ટન ચેતેશ્વર પુજારા છે તો કચ્છ વોરિયર્સના સુકાની તરીકે જ્યદેવ ઉનડકટ છે સૌરાષ્ટ્રના વતની એવા બંને ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટ રમતા હોવાથી આજની મેચ ખરાખરીનો ખેલ હોય તેટલી રોમાંચક બનવાની આગાહી ક્રિકેટના જાણકાર કરી રહ્યાં છે